આ મતદાનમાં કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ સુશ્રી સ્મૃતિ ઇરાની શ્રી રાજયવર્ધન રાઠૌર શ્રી અર્જુનરામ મેઘવાલ અને શ્રી જયંત સિંહા તથા ભાજપના નેતાઓ શ્રી રાજીવ પ્રતાપ રૂડી શ્રી અર્જુન મુંડા અને કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી સુશ્રી સોનિયા ગાંધી શ્રી જીતીન પ્રસાદનું ભાવિ વોટીંગ મશીનમાં પુરાયું છે આજે પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા બેઠકની પેટાચૂંટણી પણ યોજાઇ હતી કાશ્મીરની અનંતગામ બેઠકમાં સૌથી ઓછુ માત્ર ર

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તમામ વિધાર્થીઓને અભિનંદન સફ શુભેચ્છા પાઠવ્યા છે

આ બેઠકમાં ડી આર ડી એ નિયામક પી જી વી સી એલના અધિક્ષક નાયબ પશુપાલક નિયામક સિંચાઈ વિભાગ વાસ્મો પાણી પુરવઠા વન વિભાગ સફિતની શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા